હોસ્પીટલો માટે ઇન્ટરનેટનો આરંભ

જનરલ રાવતે કહ્યું કે સશસ્ત્રો દળોને પરસ્પર તાલમેલ અને એકીકરણ દ્વારા મજબૂત બનાવવામાં આવશે

જનરલ રાવતે કહ્યું કે ખરીદી પ્રક્રિયાનેકેવી રીતે એકીકૃત બનાવવા તે તેમની પ્રાથમિકતા હશે તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો રાજકારણથી દૂર રહે છે અને વર્તમાન સરકારના દિશા નિર્દેશો મુજબ કામ કરે છે

તેઓએ કહ્યું કે ત્રણેય સેવાઓને આપવામાં આવેલા સાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરશે આ પ્રસંગે ભૂમિદળના વડા જનરલ મનોજ મુકુંદ નરવણે એરચીફ માર્શલ રાકેશક્રમારસિંહ ભદોરિયા નૌકાદલ વડા એડમીરલ કરમબીરસિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સેના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા ગાર્ડ ઓફ ઓનર લીધા બાદ નવી દીલ્ફીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેઓ કહ્યું કે ભારતીય લશ્કર દેશમાં કોઇપણ પ્રકારના પડકારને પર્હોંચી વળવા સક્ષમ છે ચીન સાથેના સરહદી વિવાદ અંગે જનરલ નરવણેએ કહ્યું કે સરહદ પર શાંતિ બનાવી રાખવા સમાધાનનો માર્ગ હશે તેઓએ કહ્યું કે સેનાનું આધુનિકરણ અને સરળ સંચાલન તેમની પહેલી પ્રાથમિકતા હશે

ગઇકાલે જમ્મુમાં યુવક સેવાઓ અને રમત ગમત વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં તેમણે આ અનુરોધ કર્યો હતો

શ્રી મુર્મુએ જે પંચાયતો પાસે રમતનું મેદાન ન હોય તેવી પંચાયતો માટે થોગ્ય જમીન અલગ તારવવા નાયબ કમિશનરોને સૂચના પણ આપી હતી

તીરુવંતપૂરમમાં પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં ગઇકાલે તેમણે જણાવ્યું કે કેરાલા વિધાનસભામાં આ કાથદામાં સુધારા માટેની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે માત્ર સંસદ પાસે જ નાગરિકત્વ સુધારા કાયદામાં ફેરફા કરવાનો અધિકાર છે કોઈ વિધાનસભા પાસે નથી તેમાં કેરાલા વિધાનસભા પણ આવે છે સીએએ દેશના કોઈ નાગરિકની વિરુદ્ધમાં નથી તે સતામણીનો ભોગ બનતી છ એવા લધુમતી સમુદાય માટે છે જે ત્રણ દેશમાંથી આવે છે જે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે

એક નિવેદનમાં શ્રી અઠાવાલેએ કહ્યું કે આરપીએએ દ્વારા દશમી જાન્યુઆરીએ દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવશે તેઓએ નવા નાગરિક કાયદાને પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી નિર્ણય સમાન ગણાવો

સેનાના પ્રવક્તાએ પ્રસાર ભારતીને જણાવ્યું કે આતંકવાદીઓને શોધવાની કામગીર હજી ચાલુ છે ને આ અંગે વધુ માહિતીની રાહ્ જોવાઈ રહી છે

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂનના દ્રિવાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરે વનવિસ્તારમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવનારા ટોમના પાંચ રાજયોમાં સ્થાન મેળવ્યું છે

જે કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ રાજયોમાં સૌથી વધુ છે

આ ઉપરાંત સમગ્ર જમ્મુ કાશ્મીરની તમામ સરકારી હોસ્પિટલોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા પણ ગઇ રાતથી ફરી શરૂ કરી દેવાઇ છે

તેમણે કહ્યું હતું કે નાણાં મંત્રાલયે આ અંગેના આદેશ બહાર પાડી દીધા છે તેમણે જણાવ્યું હતું કે પ્રદેશના વિવિધ હીત ધારકો સાથે ચર્ચા કરવા માટે સલાહકાર કે

શર્માના અધ્યક્ષ પદે એક ઉચ્ય સત્તાધારી સમિતિની રચના કરાશે જે ચેતનવંતા આધુનીક સ્પર્ધાત્મક ઔદ્યોગીક અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે સુચનો આપશે

આ હુમલામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

આ અથડામણમાં બે આતંકીના મોત નિપજ્યા હતા

એક ટ્વીટમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા ચીન વચ્ચેના નેપાળ સંબંધોમાં વિવાદમાં પડેલા અન્ય મુદ્દાઓ વિશે ખુલ્લા મનથી મંત્રણાઓ કરવા અને તેનો ઉકેલ લાવવા તેઓ મોડેથી ચીનની મુલાકાતે જશે ગયા ડિસેમ્બર માસમાં જાહેર કરવામાં આવેલ પ્રથમ તબક્કાના વેપાર કરારમાં અમેરિકા વસ્તુઓ ઉપરના જકાત દર ઘટાડવા સંમત થયું છે અને ચીને અમેરિકાની ખેતપેદાશોનો મોટો જથ્થો ખરીદવા સંમંતિ આપી છે